તેમણે લાંબાગાળાના લોક ડાઉન દરમિયાન નાગરિકોએ જાળવેલા સંયમની પણ પ્રશંસા કરી

આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને માળખાકીય ક્ષેત્રે કરાયેલા નિર્ણ થોનો પણ ઉલ્લેખ કર્યો અને નવી શિક્ષણ નીતિ પરિવર્તનશીલ શિક્ષણ વ્યવસ્થાની જરૂરિયાત પરિપૂર્ણ કરશે એવી આશા દર્શાવી આ ઉપરાંત તેમણે રામજન્મભૂમી મંદિર નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્ફીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાયેલા સ્વતંત્રતા દિવસ સમારોહમાં સૌ પ્રથમ ધ્વજવંદન કરશે પ્રધાનમંત્રી રાષ્ટ્ર ધ્વજ લહેરાવશે અને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરશે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે આમંત્રિતોને લાલ કિલ્લાના કાર્યક્ષેત્રમાં હોય ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવા વિનંતી કરી છે આ સમારોહ માટે આશરે ચાર ફજાર જવાનો તૈનાત કરવામાં આવશે અને તેઓ સામાજિક અંતર જાળવવા ઊભા રહેશે

વેંકૈયા નાયડુએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે તેમણે સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માટે બલિદાન આપનારા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી શ્રી નાયડુએ કહ્યું દેશભક્તોને અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ એ છે કે તે ભારતનું નવ નિર્માણ ઇચ્છે છે તેમણે દરેક નાગરિકને મજબૂત સમૃદ્ધ સર્વ સમાવિષ્ટ અને શાંતિપૂર્ણ દેશના નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને તાજી કરવા વિનંતી કરી

અગાઉ ભૂષણ દ્વારા તેમના બે ટ્વીટ્સનો બચાવ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અદાલતે એમ કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત આચરણમાં ન્યાયાધીશોની વિરુદ્ધ છે અને તેઓ ન્યાયના વહીવટમાં કોઈ અવરોધ ઊભો કરી શકે નહીં

વિધાનસભા અધ્યક્ષ સી

કાયદાકીય બાબતોના મંત્રી શાંતિ ધારીવાલે રાજ્ય સરકાર વતી વિધાનસભામાં વિશ્વાસના મત માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેની પર ગૃહમાં યર્યા હાથ ધરાઈ હતી શ્રી ધારીવાલે કહ્યું કે આજે આખા રાજ્ય અને દેશના લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે

ગત મહિને રાજ્યના મંત્રીમંડળમાંથી બરતરફ કરાયેલા સચિન પાયલોટ અને વિશવેન્દ્રસિંહની બેઠક વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા

શ્રી બ્રોજેન વાંગજિંગ તેનથા મત વિસ્તારમાંથી યૂંટાયા હતા

અગાઉ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો અને ભાજપના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે અને અધ્યક્ષે અન્ય યાર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે

કોવિડ પોઝિટિવ જાહેર થતાં તેમણે ગુરગાંવની એક હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા એક ટ઼વિટમાં તેમણે તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો તેમણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેલા ડોકટરો અને અર્ધ તબીબી કર્મચારીઓનો પણ આભાર માન્યો છે શ્રી શાહે માહિતી આપી છે કે ડોકટરોની સલાહ મુજબ થોડા વધુ દિવસો માટે ઘરમાં એકાંતવાસમાં રહેશે

સરકારે વર્તમાન રોગયા ળાની પરિસ્થિતિ અને સામાજિક અંતરનાં ધોરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે લોકોમાં તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય છે ત્યારે કોવિડ પ્રોટોકોલને અનુસરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કલ્પના કર વામાં આવેલી ફીટ ઈન્ડિયા ઝુંબેશને મજબૂત કરવા અને નાગરિકોને જીવનપદ્વતિ તરીકે તંદુરસ્તી અપનાવવા માટેનો આ એક પ્રયાસ છે ફીટ ઇન્ડિયા વેબસાઇટ પર વ્યક્તિઓ અને સંસ્થાઓ આ કાર્યક્રમ માટે નોંધણી કરાવી શકે છે ફીડમ રન નું સૂત્ર છે તંદુરસ્તીને પ્રોત્સાહન આપવું અને નાગરિકોને મેદસ્વીતા આળસ માનસિક તાણ ચિંતા અને અન્ય રોગોથી મુક્તિ અપાવવામાં મદદ કરવી

પોલીસે જણાવ્યું કે ત્રણ પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા મોત થયાં હતાં તેમાં કુલગામના સિલેક્શન ગ્રેડના કોન્સ્ટેબલ ફૈઝ અહમદ અને શ્રીનગરના કોન્સ્ટેબલ ઇશફાક અયુબનો સમાવેશ થાય છે દરમિયાન સુરક્ષાબળો દ્વારા આખો વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે અને હ્મલો કરનારાઓને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે

તેમાં વિક્રેતાઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે તક પૂરી પાડે છે આ પ્રસંગે બોલતાં શ્રી સિંહે કહ્યું કે ઉદ્યોગ ભાગીદારોને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના લક્ષ્યમાં સક્રિય ભૂમિકા નિભાવવામાં આ પોર્ટલ મદદ કરશે

સંરક્ષણમંત્રીએ ભારતીય ઉદ્યોગ ભાગીદારોને સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાની શોધમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવવા અને સક્રિય ભાગીદારી માટે હાકલ કરી હતી